તકેદારીના પગલા રૂપે પાકિસ્તાન સ્થિત કરતારપુર સાહિબ ગુડુદ્વારાની યાત્રા આજે મધ્યરાત્રિથી બંધ કરવામાં આવશે જમ્મુ અને કાશ્મીરમાં અનંતનાગ જીલ્લામાં સલામતી દળી સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓ માર્યા ગયા છે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ આવતીકાલે રાજ્ય વિધાનસભામાં વિશ્વાસનો મત માંગશે

કારણ કે ઉચ્ચતમ પ્રથાસો છતા પણ પરીસ્થિતિ કેવી રીતે બદલાશે તે ખાતરી પુર્વક કહેવ્ મુશ્કેલ છે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

અત્યાર સુધીમાં આ વાથરસને ફેલાતો રોકવામાં ભારતો અનુભવ જણાવતા પ્રધનમંત્રીએ કહ્યું કે તૈયારી કરો પરંતુ ગભરાઓ નહી એ માર્ગદર્શક સિધ્ધાંત રહથો છે તેમણે કહયું કે ભારતે આ મુશ્કેલીને ઓલી આંકી ન હતી પરંતુ તેનાથી ઝાટકો પણ ના લાગે તેની સાવચેતી રાખી હતી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 શ્રી મોદીએ ધ્યાન દોરતા ક્રહ્યું કે ટીવી અને સોશિયલ મીડીયા પર જનજાગૃતિના અભિયાનો વધારી દેવાયા હતા અને વધુ સંવેદનશીલ જુથો સુધી પહોયવા માટે ખાસ પ્રથત્નો કરવામાં આવ્યા હતા શ્રી મોદીએ એમ પણ કહથું કે રોગનિદાનની ક્ષમતાઓમાં વધારો કરાયો હતો

તેમણે કહયું કે વિવિધ દેશોમાંથી આશરે એક હજાર ચારસો ભારતીથોને બયાવીને ભારત લવાયા છે તેમણે કહ્યું કે આવી બયાવ કામગીરી માટે પણ પ્રોટોકોલ બનાવવામાં આવ્યો છે જેમાં વિદેશોમાં કાર્યરત ભારતની અસ્થાથી ટીમો ધ્વારા તપાસ કરવી તેનો પણ સમાવેશ થાથ છે તેમના વિયારો વ્યકત કરતા માલદીવ્સના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમદ સોલીહે કહયું કે હાલની પરીસ્થિતિમાં આા વાયરસને રોકવામાં અભુતપુર્વ સ્તરે સહયોગની જરૂર છે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપકસે કહયું કે આ વાયરસને શ્રીલંકામાં ફેલાતો રોકવો એ સૌથી મોટો પડકાર છે તેમણે કહયું કે આ પરિસ્થિતિને જોતાં શ્રીલંકામાં પર્યટકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાથો છે તેમણે આ વાયરસને ઝડપથી ફેલાતો અટકાવવાના પડકારનો સામનો કરવા દક્ષિણ એશિથા વિયારો અને બેસ્ટ પ્રેકટીસીસના આદાન પ્રદાન પર ભાર મુકથો

આ તમામ નાગરિકોનો પ્રારંભિક મેડિકલ ચેકઅપ કરાયો છે જેસલમેર ખાતેના આરીગ્ય સુખાકારી કેન્દ્રમાં કુશળ તબીબી અધિકારીઓની સંપૂર્ણ દેખરેખ ફેઠળ ભારતીય નાગરિકોને સારવારના ફરજીયાત સમયગાળા દરમિયાન તમામ સુવિધાઓ અપાશે સૈનિકોએ પણ વિદેશથી પાછા પરત આવેલા દેશવાસીઓને સંભાળ અને સહાથ આપવા તત્પરતા દર્શાવી છે ઉલ્લેખનીય છે કે આરોગ્ય કેન્દ્રમાં હવાઈ દળ અને નાગરિક ઉડ્ડયન વ્યવસ્થાતંત્રના અધિકારીઓ સાથે મળીને કામગીરી કરી રહ્યા છે સંક્રમિત રોગયાળો ફેલાય નહીં તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યાં છે

ઉપરાંત આરોગ્ય કેન્દ્રમાં તમામ જરૂરી તબીબી સુવિધાઓ હોવાથી લોકોને ગભરાવવાની જરૂર નથી

વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું કે આ બધાને બે સપ્તાહ માટે અલગ રાખવામાં આવશે તેમને રાષ્ટ્રીય રાજધાનીના છાવલા કેમ્પમાં આઈ

ના સુરક્ષિત વાતાવરણમાં લઈ જવાયા હતા મંત્રીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કોઈપણ સંજોગોમાં ભારતીય લોકોની મદદ માટે પ્રતિબદ્વ છે તેમણે ઈટાલીની સરકારના સફથોગ બદલ આભાર માન્યો હતો અને એર ઈન્ડિયાના પ્રથાસોની પ્રશંસા કરી હતી

જયારે બે વ્યકિતઓના મોત નિપજયા છે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 તેમણ કહયું કે સરકાર ભારતીય નાગરીકો માટે કોરોના વાથરસની પ્રથમ અને બીજા તબકકાની તપાસ વિના મુલ્યે કરી રહી છે

તેમણે કહ્યું કે કોરોના વાયરસની તપાસ માટે પુરતી વ્યવસ્થા છે

આ વાયરસથી અત્યાર સુધીમાં દુનિયાભરમાં પાંચ ફજારથી વુધ લોકોના મોત થથા છે અધિક સચિવ દમ્મુ રવિને આ કાર્ય માટે સંપર્ક અધિકારી તરીકે નિમવામાં આવ્યા છે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ તમામ ભારતીય મિશનો દિવસ રાત કામ કરી રહથાં છે અને વિદેશોમાં રહેલા ભારતીયોના પ્રશ્નોનો જવાબ આપી રહથાં છે ભારતીય મિશનોએ તેમની હેલ્પલાઇનો યાલુ કરી છે અને ફોન તથા ઇ મેઇલ ઉપરાંત સોશિથલ મીડીયા પ્લેટફોર્મ પર પણ ભારતીય સમુદાયોના સંપર્કમાં છે વિદેશ મંત્રી એસ જયશંકરે અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રીગલા પણ વ્યકિતગત રીતે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે

લોકોને સમૂહમાં કે મોટી સભાઓમાં સામેલ ના થવા જણાવાથું છે લોકોને ખાંસી અથવા તાવના લક્ષણો હોથ તો અન્ય લોકોના નજીકના સંપર્કમાં ના આવવા જણાવાયું છે હાથ સારી રીતે સાફ કર્યા વગર આંખ નાક અને ચહેરાને નહીં અડવા જણાવાયું છે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 વપરાશમાં આવેલા ટિશ્ય પેપર બંધ કચરાપેટીમાં ફેંકવા જણાવાયું છે ખાંસી તાવની સાથે શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ તબીબની સલાહ લેવામાં આવે ડોક્ટરની પાસે જતી વખતે માસ્ક લગાવવામાં આવે અથવા ચહેરો અને નાક કપડાથી ઢાંકવામાં આવે